તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું તેમણે આ અવસરે ઉજ્જવલા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ બહેનોને ઉજ્જવલા યોજનાના લાભ અપાતા પાટનગર ગાંધીનગરને રાજયના પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લાનું ગૌરવ અપાવ્યુ હતું

હવામાન વિભાગ દ્રારા અરબી સમુદ્રમાં હળવા દબાણના સર્જાવાથી રાજયના દરિયાકાંઠા વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમિયાન પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ બોટો સલામત જગ્યાએ લાંગરવાની સુચના હવામાન વિભાગ તથા મેરીટાઈમ બોર્ડ દ્રારા આપવામાં આવી છે

ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જો કે દિવસ યડયા બાદ સામાન્ય ગરમી પણ અનુભવાતા જિલ્લાવાસીઓ હાલમાં મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં આગામી સપ્તાહથી શિયાળો ધીમે ધીમે વધુ રંગ પકડશે

તેમણે મહાત્મા ગાંધીના વિચારો અને તેમના વૈશ્વિક વિયારો ઉપર અમલ કરવા પર ભાર મુક્યો છે આ પ્રસંગે ગાંધી ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું

ભુજ અને અન્ય નગરોમાં બીજા દિવસે મંગળા આરતીમાં ભાવિકો ઉમથ્યા છે એ પછી જીલ્લામથક ભુજમાં મહાદેવ નાકા બહાર આતશબાજી ફોડી આ પર્વ પરંપરાગત રીતે ઉજવાય છે વર્ષોથી યાલી આવતી પરંપરા મુજબ આજે સુર્યાસ્ત પછી કકળાટ કાઢવાનો રીવાજ પ્રયલિત છે તેની પાછળનો હેતુ પરસ્પર વેરઝેર ભુલી નવા વર્ષમાં નવા સંબંધોનો પ્રારંભ કરવાનો છે હનુમાન મંદિરોમાં આજે વિશેષ પુજા અર્ચના થાય છે

જનરલ હોસ્પિટલમાં પીડિત મહિલાઓને તબીબી સારવાર તેમજ કાનુંની માર્ગદર્શન આપવા માટે સખી વન સ્ટો સેન્ટર કાર્યરત છે જેની જિલ્લા કલેક્ટર નાગરાજને મુલાકાત લીધી હતી અને સેન્ટરમાં યાલતી કામગીરી અંગે માહિતી મેળવી સ્ટાફ સાથે યર્ચા કરી વધુ સારી કામગીરી માટે જરૂરી સુચના આપનીને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું